પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચ છે

મંજૂરી આપવા રૂપાણી સરકારે નિર્ણય કર્યો વિધાનસભાની આઠ બેઠકની પેટાયૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાનું આજથી શરૂ થયું પરંતુ ભાજપ અને કોંગ્રેસ તરફથી ઉમેદવાર જાહેર થવાના હજુ બાકી મુખ્ય મંત્રી વિજય રૂપાણી કહ્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો શાસન યુગ ઈમાનદારીનો યુગ હોવાથી દેશ સહિત ગુજરાતનો વિકાસ થઈ રહ્યો છે

કાર્યકરો સાથે ભાજપ માં જોડાયા મેડિકલ અને ડેન્ટલ કોલેજમાં એક વર્ષ સુધી કોઈ ફી વધારો નહીં કરવા રૂપાણી

ગરબા ઉપરાંત દશેરા દિવાળી શરદ પૂનમ અને નૂતન વર્ષના સ્નેહમિલન જેવા તહેવારોની ઉજવણીને પણ આ નિયમ લાગુ પડશે

નવરાત્રી દરમ્યાન જાહેરમાં ખુલ્લી જગ્યાએ ગરબી મૂર્તિની સ્થાપના અને પૂજા આરતી કરી શકાશે પરંતુ ફોટા કે મૂર્તિને ચરણ સ્પર્શ નહીં કરી શકાય કે પ્રસાદ વિતરણ નહીં કરી શકાય કન્ટેઇન્મેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં સામાજિક શૈક્ષણિક રમત ગમત મનોરંજન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ધાર્મિક સમારોહના આયોજનમાં પણ કેટલીક યોક્ક્સ શરતોને આધીન પરવાનગી હવે અપાશે

રેલી પ્રદર્શનો રાવણ દહન રામલીલા શોભાયાત્રા જેવા સામૂહિક કાર્યક્રમો કે જ્યાં મોટા પ્રમાણમાં લોકો એકઠા થતા હોય તેના પર પ્રતિબંધ રહેશે પેટા ચૂંટણી ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો માટેની પેટા ચૂંટણી માટે ઉમેદવારી પત્ર સ્વીકાર નું કામ આજ થી શરૂ થયું છે પરંતુ ભાજપ અને કોંગ્રેસ જેવા બંને મુખ્ય પક્ષે હજ ઉમેદવારના નામ જાહેર કર્યા નથી

આ આઠ પૈકી પાંચ બેઠક સૌરાષ્ટ્ર અને કચ્છ માં આવેલીછે

જિલ્લાના નોડલ અધિકારીઓની એક બેઠક વિકાસ તંત્ર અધિકારી એસ

હુંદ્રા તથા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી બી

જોષીની ઉપસ્થિતિમાં આજે યોજાઈ ગઈ આ બેઠકમાં નોડલ અધિકારીઓને તાકીદ કરવામાં આવી હતી કે ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા દરમિયાન સૌએ કોરોનાથી બયવા માટેની માર્ગદર્શિકાનું યૂસ્તપણે પાલન કરવાનું છે

ગોરધન ઝડફિયા રાજ્યમાં આઠ વિધાનસભા ની પેટા ચુંટણીઓની તારીખો જાહેર કરી દેવામાં આવી છે જેને લઈ ભાજપ અને કોંગ્રેસ બને પક્ષના આગેવાનોએ કાર્યકર્તાઓ સાથે બેઠકો શરૂ કરી દીધી છે ત્યારે ગઢડા ખાતે ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારાપહેલીથીજ બેઠકો કરી દીધી છે

ત્યારેગઢડા વિધાનસભા ને લઈ ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન પટેલસમાજની વાડી ખાતે સવારે ભાજપના મંત્રી વિભાવરીબેન દવે મંત્રી કુવરજીભાઈ બાવળીયા પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફિયા ભાવનગર જિલ્લા સંગઠન પ્રભારી મહેશભાઈ કસવાલા બાબુભાઈ જેબલિયા પ્રદેશ કિશાન મોરચા અધ્યક્ષ અને બોટાદ જિલ્લા સંગઠન પ્રભારી અમોહભાઈ શાહ હાજર રહ્યા હતા

તેમણે ઉમેર્યું હતું કે કોરોના નાથવાની લડત વચ્ચે છેલ્લા છ મહિનામાં રાજ્યમાં રૂ

તેમણે ઉમેર્થ્ય કે પ્રધાનમંત્રી મોદીએ કોવિડનો પ્રતિકાર કરવા માટે શરૂ કરેલા જનઆંદોલન ને સફળ બનાવવું એ પ્રત્યેક નાગરિકનું કર્તવ્ય છે

નો સંદેશ કોવિડ રોગયાળાને નિયંત્રણમાં લાવવા માટે અને લોકોને જાગૃત કરવા પ્રધાનમંત્રીએ એક જન આંદોલન શરૂ કર્યું છે જેમાં દરેક લોકોને કોરોના સામેની લડતમાં એક થવા આહવાન કરવામાં આવ્યું છે માહિતી અને પ્રસારણ મંત્રાલયના આર ઓ

અને પી આઈ બી દ્વારા શરૂ કરાયેલા કોવિડ વિજય રથ અભિયાનમાં પ્રધાન મંત્રીના આ જન આંદોલનના સંદેશને આવરી લેવાયો છે

આજે જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નંદુરી ગામથી કોવિડ વિજય રથે પ્રસ્થાન કર્યુ હતું અને લાલપુર અને જામ જોધપુર તાલુકાઓના જુદાજુદા વિસ્તારોમાં ફરીને કોવિડ અંગે જન જાગૃતિ સંદેશ ફેલાવ્યો હતો આ રથના માર્ગ ઉપર લોક અને નાટ્ય કલાકારો દ્વારા વિવિધ કળા નિદર્શન કરીને લોકોને સરકારની વિવિધ પહેલ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા લોકોને કોરોના જાગૃતિ શપથ પણ લેવડાવ્યા હતા આ સાથે જ લોકોમાં નિશુલ્ક આયુર્વેદિક અને હોમિયોપેથીક દવાઓની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું

ભાજપની બેઠકમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ યુડાસમાએ અબડાસા પેટા ચુંટણીમાં ભાજપનો જ્વલંત વિજય થશે તેવો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો

જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી

પાટીલે તમામને સંબોધન કરીને માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું